લોકો ને શોલ્ટરહોમમાં સલામત રીતે ખસેડવામાં આવ્યા છે

તેમજ ભુવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ ને બંધ કરી દેવામાં આવ્યા છે વાવાજોડાની પરિસ્થિતિને પહોચી વળવા માટે નોકાદળ હવાઈદળ અને ભૂમિદળ તથા કોસ્ટગાર્ડનાં જવાનોને એલર્ટ પર મુકાયા છે આગામી બે દિવસ મુસ્કેલીભર્યા રહે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે ગૃહ મંત્રાલય વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરાયા છે

અને બફારા જેવું વાતાવરણ થઇ જવા પામ્યું હતું નખત્રાણા થી સમાચાર મિત્ર કિરીટ સોલંકી જણાવે છે કે આજે સાંજે પોણાયાર થી ચાર વાગ્યા સુધીમાં નખત્રાણા અને આસપાસનાં વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે જેના લીધે ઠેર ઠેર ખાબોચિયા ભરાઈ ગયા છે તદ્દઉપરાંત મોટી વિરાણી માં વરસાદ સાથે કરા પાડ્યા હોવાનો અહેવાલ છે ખેડૂત મિત્રો કમોસમી વરસાદ ને લીધે ખેતી ને નુકશાન થયું છે એમ જણાવેલ છે

ત્યારે ખાવડા રણ સરહદે બી એસ એફ નાં જવાનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ લગાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તે અંગે નિર્ણય લેવાયો છે એમ પાણી પુરવઠા વિભાગનાં અધિક્ષક ઈજનેરે જણાવ્યું હતું

પ્રશ્ચિમ કરછ ટૂંક ઓનર્સ એસોસિએશન અને અબડાસા ધારાસભ્ય દ્વારા જિલા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનને આવેદન પત્ર રજુ કરીને લિઝ્નાઇટ ને કરછ બહાર લઇ જવાની પુનમંજુરી અપાવવા રજૂઆત કરવામાં આવી હતી

ઈ એકટ રાજ્ય સરકાર દ્વારા અમલી સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ માટેની વિવિધ યોજનાઓ પૈકીની ખાનગી શાળાઓ માટે અતિ મહત્વનાં એવા આર ટી આઈ એકટ ફ્રી નિયમન કાયદાનું કડક રીતે પાલન કરવા જીલ્લા પ્રાથમિક શિક્ષણધિકારીઓના પૂર્વ કરછના સમાવિષ્ટ ચાર તાલુકા ખાનગી શાળાઓના આચાર્યો તેમજ શાળા સંચાલકો સાથે મહત્વપૂર્ણ બેઠક થોજી હતી

આરતી ભદ્દ અસહ્ તાપ પાકને નુકશાન જીલ્લામાં તાપમાનનો પારો વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ભુજ તાલુકાનાં પદ્વરચપરેડીકાળી તલાવડી વગેરે ગામોમાં મકાનનાં ચારાનું વાવેતર ખેડૂતો દ્વારા કરાયું હતું પરંતુ અસહ તાપના લીધે મકાઈનો પાક સુકાવા લાગ્યો છે તેવી હાલની અછતની પરીસ્થિતિમાં યારાની સમસ્યા વધુ વધે તેવી સંભાવના ઉભી થઇ છે

આજનો દિવસ પ્રેસની સ્વતંત્રતા પ્રસાર માધ્યમોના સ્વાતંત્ય ઉપર થતા આક્રમણથી તેનું રક્ષણ કરવાનો તથા પોતાની ફરજ બજાવવા પ્રાણ ગૂમાવનાર પત્રકારોને અંજલી આપવાનો અવસર છેઆફિકન યુનિયનના અડીશ અબાબા ખાતેના વડામથકે મુખ્ય કાર્યક્રમ આયોજિત થશે